સરકારે કોલસાક્ષેત્ર માટે રૂપિયા પયાસ હજાર કરોડની સહાય યોજના જાહેર કરી છે

પી એલ કાર્ડ ધરાવતા ત્રણ લાખથી વધુ પરિવારોને એપ્રિલ મહિનાની જેમ મે મહિનામાં પણ અનાજ વિતરણ કરવામાં આવશે

ત્યારબાદ મેમોગ્રાફી બાદ તારીખ છઠ્ઠી મેના રોજ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા

આરોગ્યતંત્ર દ્રારા આ મહિલાના સંપર્કમાં આવેલ લોકોની યાદી તૈયાર કરી તેમને ક્વોરન્ટાઈન કરાવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

ત્યારે આવતા અઠવાડિયામાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તમામ તંત્રોની બેઠક યોજી જીલ્લાના પ્રિમોન્સુન કામગીરીના આયોજનને આખરી ઓપ આપવા સાથે તેને લગતા કામોનો ધમધમાટ આરંભી દેવાશે આ અંગે જિલ્લા આપતિ વ્યવસ્થાપન વિભાગમાંથી મળતી સત્તાવાર માહિતી અનુ સાર સામાન્ય રીતે મે માસના પ્રથમ સપ્તાહમાં પ્રિમોન્સુનની કામગીરી આરંભી દેવાની હોય છે જે યાલુ વર્ષે કોરોનાને કારણે કાર્ય મોડુ આરંભાયુ છે જો કે જિલ્લામાં કેટલીક નરપાલિકાઓ દ્રારા પ્રિમોન્સુનની કામગીરીના ભાગરૂપે નાળા સફાઈ સહિતના કાર્યોનો આરંભ કરી દેવામાં આવ્યો છે